ભગવાન વેંકટેશ્વરના પુજન અર્ચન કર્યા

શ્રી મોદી સીધા તિરૂપતિ પહોચ્યા અને ભગવાન વેંકટેશ્વરની પુજા કરી હતી વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ટવીટર પર જણાવ્યું કે આ મુલાકાત દ્વારા પડોશી પહેલાની ભારતની અગ્રતા વ્યકત થાય છે શ્રી મોદીએ શ્રીલંકામાં ઈન્ડીયા હાઉસ ખાતે ભારતીય સમુદાય સાથે બેઠક યોજી હતી આજે સવારે કોલંબો પહોંચતા જ શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘે અને અન્ય અધિકારીઓએ પ્રધાનમંત્રીનું વિમાન મથકે સ્વાગત કર્યુ હતું શ્રી મોદી સીધા જ સેન્ટ એન્થની દેવળની મુલાકાતે ગયા અને ઈસ્ટર સન્ડે પર માર્યા ગયેલા લોકોને પુષ્પાંજલી અર્પણ કરી હતી બાદમાં રાષ્ટ્રપતિ ભવન પહોંચતા જ ગાર્ડ ઓફ ઓનરનું નીરીક્ષણ કર્યુ હતું અને બાદમાં રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના સાથે દ્વિપક્ષી મંત્રણા કરી હતી બેઠકમાં ત્રાસવાદ નાબુદી દરીયાઈ સલામતિ અને આર્થિક વિકાસ માટે સહકાર અંગે ચર્ચા થઈ હતી વિરોધપક્ષના નેતા મહિન્દા રાજપક્ષે અને તમિળ નેતા આર

સંપથને પ્રધાનમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી ટવીટર પર પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ત્રાસવાદી હુમલામાંથી શ્રીલંકા ફરીથી બેઠુ થશે અને ત્રાસવાદી પરીબળોના કાયરકૃત્યો તેમના ખમીરને હરાવી નહી શકે શ્રી મોદીએ શ્રીલંકાના લોકો પ્રત્યે સંપુર્ણ ટેકાની ખાતરી આપી અને પડોશી તરીકે આર્થિક સહયોગ પર ભાર મુકયો

બંને દેશોએ આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ દૃઢ બનાવવા તત્પરતા દર્શાવી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન માલેમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ ઈબ્રાફીમ સોલીફ સાથે મંત્રણાઓ થઈ હતી તેમાં શ્રી મોદીએ પ્રદેશના તમામ દેશો આત્મનિર્ભર બને વિકાસ કરે અને સમૃધ્ધ બને તેવી ઈચ્છા વ્યકત કરી અને તે માટે જરૂરી તમામ ટેકાની ખાતરી આપી માલ્દીવ્સની સંસદ મજલિસને સંબોધનમાં પ્રધાનમંત્રીએ ત્રાસવાદ અંગેની વૈશ્વિક પરિષદ બોલાવવા પર ભાર મુકથો અને લોકો વચ્ચેની સંવાદીતા મહત્વની ગણાવી બંને દેશો વચ્ચે પાંચ સમજુતી કરાર કર્યા છે તેમાં જહાજ ઉદ્યોગ આરોગ્ય ક્ષમતા બધ્ધતા માનવ સંપત્તિ વિકાસ અને શિક્ષણ જેવા વિષયો આવરી લેવાયા છે

જેડીયુના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની અધ્યક્ષતામાં આજે પટણા ખાતે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો આ બેઠક મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને યોજવામાં આવી હતી જયાં પાર્ટીના વિવિધ રાજયોના પ્રદેશ અધ્યક્ષ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા નીતીશકુમારે આ પ્રસંગે કહયું કે પાર્ટી ઝારખંડ હરીયાણા દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા યુંટણી પોતાના બળ પર લડશે તેમણે કહયું કે જેડીયુ ઝારખંડમાં બધી જ વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે જા કે તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે બિહારમાં એનડીએ એકજુટ છે અને તેમની અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કોઈ પ્રકારનો વિવાદ નથી પાર્ટીના મહામંત્રી કે સી ત્યાગીએ કહ્યું કે પાર્ટી સંગઠનની યુંટણીમાં આ વર્ષે ઓકટોબર માસમાં યોજવામાં આવશે

શ્રી નાયડુએ કહયું કે આ નીતીમાં ભાષાકીય નીતીમાં વ્યવહારૂ સુધારા કરાયા છે અને માતૃભાષાના મહત્વની સાથે બહુભાષીયતા વિકસાવવા અન્ય ભાષાઓને પણ ધ્યાન અપાયું છે

આજે પૂણેમાં આ અંગેની એક બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જાવડેકરે કહ્યું કે આ હેતુ માટે જરૂરી વિદેશી આર્થિક સહાયની કેન્દ્ર સરકાર યૂકવણી કરશે તેમણે કહ્યું કે મુલા અને મુથા નદીઓ પૂણે શહેરના ઇતિહાસ અને સંસ્ક્રતિની અંતર્ગત ભાગ છે

શ્રી જાવડેકરે યુધ્ધના ધોરણે આ નદીઓનું શુપ્ધિકરણ કરાશે તેમ જણાવ્યું હતું

આકાશવાણી સાથેની વાતચીતમાં ડોકટર મોમિને જણાવ્યું કે રાજયમાં આરોગ્ય શિક્ષણ ઉદ્યોગ અને માળખાકીય વિકાસ ક્ષેત્રે ખાસ ભાર મુકવામાં આવ્યો છે તેમણે કહયું કે ધુબરી જીલ્લાના કુલબારીમાં એશિયાનો સૌથી મોટો પુલ બનાવવાનો વિસ્તૃત અહેવાલ તૈયાર છે

આજે નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્ય મથક ખાતે યોજાયેલી બેઠકમાં હરીયાણા મહારાષ્ટ્ર અને ઝારખંડના રાજયોના મુખ્ય વડાઓએ ભાગ લીધો હતો આ બેઠકમાં હરીયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ પટુરે પણ ભાગ લીધો હતો

સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહથી થઈ રહેલી હિંસક પ્રવૃતિના કારણે એવુ માનવામાં આવે છે કે રાજય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને લોકોનો વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ ગઈ છે તાજેતરના અહેવાલ મુજબ ઉત્તરીય યોવીસ પરગણા જીલ્લામાં ભાંગીપાડામાં યુંટણી બાદ થયેલી હિંસક ઘટનાઓમાં ગઈકાલે ચાર લોકોના મોત થયા છે આ અગાઉ પણ રાજયના ઘણા વિસ્તારોમાં થયેલી િંહંસક ઘટનાઓમાં લોકોએ જાન ગુમાવ્યા હતા

તાજેતરમાં જ શ્રી પટવારીએ ગુવાહાટીમાં એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતાં જણાવ્યું કે રાજ્ય જળમાર્ગે આવાગમનની સુવિધા વધારવાની આવશ્યકતા છે

જાપાનના ત્સુકુબા શહેરમાં આર્થિક બાબતોની અને કુકુઓકામાં નાણાંકીય બાબતોની ચર્ચા માટે બેઠકો યોજાઈ